પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ વચ્ચેની પ્રતિનિધિનમંડળ સ્તરની મંત્રણાઓ બાદ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે બંને દેશોએ આર્થિકરાજકીય ઉર્જાક્ષેત્રખનીજ અને માહીતી ટેકનોલોજીવિજ્ઞાન અને સંસ્કૃતિ ક્ષેત્રે સહકાર માટે કામગીરી અંગે સંતોષ દર્શાવ્યો છે

કોહલીએ સરકાર દ્વારા રજૂ થનારા વિધેયકો અને કાર્યવાહીને લગતી યોજનાઓનો ચિતાર આપ્યો હતો તેમના સંબોધન બાદ ડોકટર નીમાબેન આચાર્યે આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો તેને ધારાસભ્ય પૂર્વેશ મોદીએ ટેકો આપ્યો હતો ગુજરાતના રાજ્યપાલશ્રી ઓ

કોહલીએ તેમના પ્રવચનની શરૂઆત પુલવામાના આંતકી હુમલાથી કરી હતી અને શહીદ જવાનોના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી

સરકારે ખેડૂતો પાસેથી મગફળી મગ અડદ તુવેર ડાંગર બાજરી અને મકાઇની ટેકાના ભાવે ખરીદી કરી છે

ડેરી સંઘોની દૈનિક દૂધ એકત્ર કરવાની ક્ષમતા સવા બે કરોડ લીટર છે

આ રેન્કીગમાં સુરત પ્રથમ અને રાજકોટ સાતમાક્રમે છે ગુજરાતના કુલ છ શહેરો સ્માટસિટી તરીકે વિકસી રહ્યાં છે

કલ્પના શાહ અછત સમિતિની બેઠક જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદે જીલ્લા મથક ભુજ ખાતે શનિવારે કલેકટરમાં અછત સમિતિની મળેલી બેઠકમાં કચ્છના ઉદ્યોગગૂહો દ્વારા આગામી સમયમાં કચ્છનાં પશુધન માટે લીલા સૂકા ઘાસચારા અને પાણીની વ્યવસ્થાનું સુચારૂ આયોજન હાથ ધરાઇ રહ્યું છે જિલ્લા વહીવટીતંત્ર અને ફોકિયાના સંયુકત પ્રયાસોના પરિણામે આગામી ઉનાળાના કપરા દિવસોમાં સરકારશ્રીની સાથે વધુને વધુ સારી રીતે અછત રાહત કામગીરી હાથ ધરી શકાય તે પ્રકારે આયોજનનું સમગ્ર માળખું ગોઠવાઇ રહ્યું છે